આ ઉપરાંત અંત્યોદય પરિવાર અગ્રતા ધરાવતા પરિવારો તેમજ બી પી એલ પરિવારોને નિયમિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઘઉં ચોખા તુવેર દાળ ખાંડ અને મીઠાનું મે મહિના માટેનું જાહેર વિતરણ પણ આજથી શરૂ થશે

ડી એમ ઓ સહ સિવિલ સર્જન ભુજની કચેરીએ અલગ કન્દ્રોલ રૂમ તથા તાલુકા કક્ષા એ આશુતોષ અંતાણી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે

કે તથા નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જીલ્લ્લા અને તાલુકા તેમજ તાલુકાના ગામડાઓમાં વરસાદ વાવાઝોડું કે કોઈપણ પ્રકારની આફત આવે ત્યારે જેતે વિસ્તારમાં અગમ ચેતીથી સાવચેતીના પગલા લેવા માટે સાધન ચકાસણી તેકેદારીબયાવ કામગીરી જીલ્લા તથા તાલુકા કશાએ કન્દ્રોલ રૂમ કાર્યરત કરવા વીજળીપાણીરસ્તાઆરોગ્ય કાયદો વ્યવસ્થા જાળવણી સહીત વિવિધ મુદાઓ અંગે સંલઝન તંત્રના જવાબદાર અધિકારી કર્મચારીઓ સાથે ચર્ચા વિચારના કરી સૂયનો માર્ગદર્શનો આપ્યા આશુતોષ અંતાણી હતા